પરંતુ સરકારે હજી તેની ઔપયારિક જાહેરાત કરી નથી

મુખ્યમંત્રીઓ સાથેની વિડીઓ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકડાઉન બે સપ્તાફ વધારવા પર લગભગ તમામ રાજ્યો સહમત થયા હતા

મુખ્યમંત્રીએ મહાનગરોમાં જે વિસ્તારોમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા વધારે છે તેવા હોત સ્પોટ જાહેર થયેલા વિસ્તારમાં લોકોનું સંપૂર્ણ સ્કીનીંગ અને સર્વેલન્સ થાય તેવી સ્પષ્ટ સૂયનાઓ આપી હતી અમદાવાદ રાજકોટ સુરત વડોદરા જેવા મહાનગરોમાં જ્યાં કોરોના પોઝીટીવ કેસ વધુ છે ત્યાંના સ્થાનિક અધિકારીઓ સાથે તેમને હાથ ધરેલા સર્વેલન્સ ક્વોરેન્ટાઇન ફેસીલીટીઝ સેનીટાઈઝેશન સહિતના પગલાઓની ચર્ચા કરી હતી

જેના વિધે વધુ માહિતી આપતા કચ્છ જીલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ આ પ્રમાણે જણાવ્યું હતું

શિક્ષણ વિભાગની સુચના મળ્યે થી શાળાઓ નિથમિત રાબેતા મુજબ ચાલુ થાય ત્યારે જ નિયમ અનુસાર ફી લેવાની રહેશે તેમજ સરકાર શ્રી દ્વારા થતા પરિપત્રોનું યુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમજ કોઈ પણ શાળાઓ સરકારશ્રીની સૂચનાઓનો ભંગ કરશે તો નિયમાનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જીલ્લા શિક્ષણાધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે

પ્રજ્ઞાયક્ષ ઓર્થોપેડિક બહેરામૂંગા અને માનસિક દિવ્યાંગ બાળકોને ફંડમાંથી તાલીમ આપી બેઠા કરતી શ્રીનવચેતન અંધજન મંડળે કોરોના વાયરસના સંક્રમણને હરાવવા યથાચિત ફાળો જિલ્લા કલેકટરશ્રી પ્રવીણા ડી કે ને અર્પણ કર્યો છે

ગૃહ સચિવના પત્ર દ્વારા ખેડૂતો તેમજ ખેતી સાથે સંકળાયેલ મશીનરી અને ટ્રાન્સપોર્ટેશનને મુકિત આપવામાં આવેલ છે ખેત ઉત્પાદનો બજાર સુધી લઇ જતા વાહનો અને ખેતી કામ માટે જતાં ખેડૂતોને પણ આમાંથી મુકિત આપવામાં આવે છે

મી ની ત્રિજયામાં આવતા તમામ વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે આ વિસ્તારના સર્વે એ

તેઓના ઘરે જ કીટની ડીલીવરી મળી જશે

મી ની ત્રિજયામાં આવેલ માધાપર વિસ્તારના તમામ એ